લોકસભામાં અંદાજપત્ર સત્રનો ઉતરાર્ધ બીજી માર્યથી શરૂ થશે તે જ પ્રમાણે રાજયસભાની બેઠક પણ બીજી માર્યે મળશે રાજયસભાના સભાપતિએ અંદાજપત્ર પરની સામાન્ય યર્ચા પૂરી થતાં ગૃહમોફફ રાખવાની જાહેરાત કરી હતી નેહ્લ ઠક્કર ગુહ્ રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજય સરકાર અનામતની નીતિને સંપૂર્ણ રીતે વરેલી છે અને બંધારણની જોગવાઈ મૂજબ અનામતના હક્કો અનામતના વર્ગોને પૂરા પાડવા કટિબધ્ધ છે બિન અનામત વર્ગના લોકોને પણ નુકસાન ન જાય તેની સંપૂર્ણ કાળજી પણ રખાશે રાજ્ય સરકારની વિવિધ ભરતી પ્રક્રિયાઓ સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા

ત્યારે તેની સંપૂર્ણ જાણકારી માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે

આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે

આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં જીટીયુ સંલઝ્ન કૉલેજના વિદ્યાર્થીઓ તથા રાજ્યની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે

ત્યાર બાદ બપોરે યાર વાગે સફેદ રણ ધોરડો ખાતે રાષ્ટ્રીય પ્રવાસન શિબિર અને અર્બન કચ્છ રિસેપ્શન એન્ડ રિફેશમેન્ટ સેન્ટરનું ઉદ્દઘાટન કરશે આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સફેદ રણમાં થીમ વિલેજની પણ મુલાકાત લેશે નેહ્લ ઠક્કર રાજ્યપાલશ્રી કચ્છ મુલાકાત રાજ્યપાલશ્રી આયાર્થ દેવવ્રતજીએ કચ્છ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે ભુજ તાલુકાના રેલડી મુકામે આશાપુરા એગ્રો ફાર્મની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યું હતું આશાપુરા એગ્રો ફાર્મ કચ્છ જિલ્લામાં આધુનિક ખેતી માટે પ્રખ્યાત છે જ્યાં ઇઝરાયેલની ખેત પદ્ધતિના આધારે ખેતી કરવામાં આવી રહી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અહીં સજીવ ખેતી ડ્રીપ ઇરીગેશન જીવામૃતના ઉપયોગથી ઉત્પાદન થતા પાકોના યુનિટની મુલાકાત લીધી હતી

ઉપરાંત રાજ્યપાલશ્રી આયાર્ય દેવવ્રતજીએ આજે ભુજ ખાતે સ્વામિ નારાયણ મંદિરે દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા